રસીકરણ શરૂ કરવાનો નિર્ણય કર્યો

રહેશે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી નિતિન ગડકરીએ આશા વ્યક્ત કરી છે કે

ભારતીય રેલવેએ આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા માટે ધ્રમ્રપાન અને જ્વલનશીલ સામગ્રી લઇ જવા પર પ્રતિબંધક અભિયાન શરૂ કર્યું છે આજે વિશ્વ ક્ષયરોગ નિવારણ દિવસ છે

થી અત્યાર સુધીમાં છ કરોડ ત્રીસ લાખ લોકોનો જીવ બચાવી શકાયા છે

ગઇકાલે નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે લોકોને તાત્કાલિક નોંધણી કરાવી રસીકરણ કરાવવા વિનંતી કરી હતી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

દિશા નિર્દેશમાં મુખ્યરૂપે કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા મજબુત પ્રયાસો કરવા પર ધ્યાન દોરવામાં આવ્યું છે અંદાજે પાંચ મહિનામાં કોવિડ દર્દીઓની સંખ્યામાં નિરંતર ઘટાડો જોવા મળ્યો છે જેથી સ્પષ્ટ થાય છે કે વાયરસ ફેલાતો અટકાવવામાં મહત્વપુર્ણ સિધ્ધી મળી છે દેશના કેટલાક ભાગોમાં કોવિડ દર્દીઓની સંખ્યા ફરીથી વધતા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તપાસ દેખરેખ અને સારવાર પ્રકિયા કડકપણે લાગુ કરવા જણાવવામાં આવ્યું છે રાજયોને એ સુનિશ્ચિત કરવા જણાવાયું છે કે પ્રત્યેક વ્યકિત કોવિડથી બયવાના નિયમોનું પાલન કરે તેમજ રસીકરણની પ્રક્રિયા વેગવાન બનાવવા પ્રયાસ કરે રસીકરણ આરીગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશભરમાં અત્યાર સુધીમાં પાંચ કરોડ પંચોત્તેર હજાર એકસો બાસઠ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે

આ ઉપરાંત ત્યાંસી લાખ તેત્રીસ હજાર પ્રથમ હરોળના કર્મચારીઓને પ્રથમ ડોઝ જયારે ત્રીસ લાખ છાસઠ હજાર કર્મચારીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે સાઇઠ વર્ષથી વધુ વયના બે કરોડ બાર લાખથી વધુ લાભાર્થીઓને રસી આપવામાં આવી છે જયારે પિસ્તાલીસ વર્ષથી વધુ અને એકથી વધુ બિમારી ધરાવતા પિસ્તાલીસ લાખથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે મંત્રાલયે જણાવ્યું છે કે દેશભરમાં ગઇકાલે પંદર લાખ એશી હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી

શ્રી નિતીન ગડકરીએ ગઇકાલે વર્યુઅલ માધ્યમથી વાંસ પ્રોદ્યોગિકી ઉત્પાદન અને સેવાઓ સંબંધિત એક ઓનલાઇન પ્રદર્શનને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે વાંસનો બાથો સીએનજી અને ચાર કોલ બનાવવામાં તેનો ઉપયોગ કરી શકાશે વાંસ મિશનની વિશેષ અનુદાન સહાયતા દ્વારા આ ક્ષેત્રમાં વધુ સંશોધન માટે આઇ

નો ઉપયોગ કરી શકાય છે

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યના પૂર્વી મેદનીપુર જિલ્લાના કાંઠીમાં પક્ષના ઉમેદવારોના સમર્થનમાં રેલી યોજશે જ્યારે તૃણમૂલ કોંગ્રેસના વડા અને મુખ્યમંત્રી મમતા બેનરજી બાંકુરા જિલ્લામાં ત્રણ રેલી કરશે

ઓંડા અને બાકુરા મતવિસ્તારોમાં જનસભાઓ સંબોધશે

તમામ વરીષ્ઠ અધિકારીઓને આગામી યુંટણીમાં મતદાન કેન્દ્રો પર કોરોનાના નિયમોનું પાલન કરવા નિર્દેશ આપ્યા છે મુખ્ય ચુંટણી અધિકારી સુનિલ અરોરાના નેતૃત્વમાં આ ટુકડી ચુંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે પંચ ધ્વારા યાર વિશેષ યુંટણી નીરીક્ષકોની ઉપસ્થિતિમાં બધા જીલ્લા અધિકારી અને પોલીસ પ્રમુખો સાથે વર્ચ્યુઅલ બેઠક કરવામાં આવી હતી મતદાન મથકો પર લોકોને યોગ્ય અંતર રાખવા માસ્ક પહેરવા અને સનેટાઇઝરના ઉપયોગને સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા પંચે જીલ્લા વહીવટીતંત્રને પીપીઇ કીટ અને થર્મલ સ્કેનીંગ માટે વ્યવસ્થા કરવા સુચના આપી છે

આ ઝુંબેશનો હેતુ રેલવેમાં ધૂમ્રપાન ન કરવા અને જ્વલનશીલ પદાર્થોના વહનને રોકવા અને તે દ્વારા આગ લાગવાની ઘટનાઓ સામે લોકોને સાવધ અને શિક્ષિત કરવાનો છે આ માટે મુસાફરોને પત્રિકાઓનું વિતરણ સ્ટીકરો લગાડવા નુક્કડ નાટકોનું સંચાલન સ્ટેશનો પર જાહેરાત અને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયામાં જાહેરાત દ્વારા સંદેશ આપવામાં આવી રહ્યો છે

ક્ષયરોગ ટીબી થી આરોગ્ય સમાજ અને અર્થતંત્રને થતાં નુકસાન અંગે તથા આ વૈધિક બિમારીના નિવારણ માટે લાકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદેશથી દર વર્ષે ચોવીસમી માર્યને વિશ્વ ક્ષયરોગ નિવારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે

ક્ષયરોગ વિશ્વમાં સૌથી ઘાતક ચેપી રોગો પૈકી એક રોગ છે દુનિયાભરમાં દર વર્ષે યાર ફજાર લોકોના ટીબીને કારણે મોત થાય છે જયારે આશરે અઠાવીસ હજાર લોકો ટીબીથી સંક્રમિત થાય છે

આ વર્ષે વિશ્વ ક્ષયરોગની વિષયવસ્તુ છે ધ કલોક ઇઝ ટીકીંગ એટલે કે ટીબીને નાબુદ કરવા માટે વૈશ્વીક પ્રતિબધ્ધતાઓ પુર્ણ કરવા માટે સમય પસાર થઇ રહથો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ક્ષયરોગ નિવારણ દિવસ અંગે પોતાના સંદેશામાં કહયું કે ભારત સરકાર સંયુકત રાષ્ટ્ર સ્થાઇ વિકાસ લક્ષ્યો મુજબ વૈશ્વિક આરોગ્યના લક્ષ્યને પુર્ણ કરવા વયનબધ્ધ છે

દરમિયાન ગઇકાલે જાહેરનામું બહાર પડતાં જ પાંચમા તબક્કા માટેની ચુંટણી પ્રક્રિયા શરૂ થઈ છે

તેમાં રાજસ્થાનમાં ત્રણ કર્ણાટકમાં બે તેમજ ગુજરાત ઝારખંડ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર મિઝોરમ નાગાલેન્ડ ઓડિશા તેલંગાણા અને ઉત્તરાખંડની બેઠકોનો સમાવેશ થાય છે